ભારતીય રેલવે એ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ છ રાજયોમાં પાંચ

ઘરોમાં પાઈપલાઈન દ્વારા પાણી આપવાની કામગીરી પૂર્ણ કરાઈ છે ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે પૂલનું બાંધકામ કરી રહી છે કાશ્મીરના ગંદેરબલ તથા ઉધમપુર જિલ્લાઓમાં હાઈ સ્પીડ મોબાઈલ ડેટા સેવા ગઈકાલે સાંજથી પ્રોયોગિક ધોરણે શરૂ કરાઈ છે કેન્દ્ર સરકાર દીવ દમણ સહિત દેશના છ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રાયોગિક ધોરણે રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન અમલમાં મુકશે

અલ શબાબ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે હ્મલાખોરોએ મોગાદીશુની એલીટ હોટેલમાં પ્રવેશદ્વાર પાસે બોંબ વિસ્ફોટ કરીને હોટેલમાં પ્રવેશ કરીને આડેધડ ગોળીબાર કર્યો હતો સલામતી દળોએ ચાર કલાક સુધી કાર્યવાહી કર્યા બાદ તમામ હુમલાખોરો માર્યા ગયા હોવાનું જાહેર કર્યું હતું

એસ ધોનીએ ગત શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી હતી